ઝારખંડ સરકારે લાભાર્થી ખેડૂતોને યોજનાના લાભ બેન્ક ખાતામાં આપવાની જાગવાઈવાળી મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાનો આરંભ કર્યો છે

શ્રીમતી સોનિયા ગાંધીને કોંગ્રેસના વયગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા

રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જાડવાનો નિર્ણય લીધો છે

સ્પેનમાં રમાશે

શ્રીનગર તથા અન્ય શહેરોમાં ઇદની ખરીદી તથા વાહનોની અવર જવર સારા પ્રમાણમાં જાવા મળી હતી રાજ્ય પોલીસ વડા દિલબાગસિંહે રાજ્યમાં ગોળીબાર અંગેના અપપ્રચારાત્મક સમાયારો તથા અફવામાં વિશ્વાસ નહીં રાખવા લોકોને અપીલ કરી છે

રાજ્યપાલે જણાવ્યું હતું કે ઇદ પર્વ પ્રસંગે લોકોને મહત્તમ સુવિધા આપવા વહિવટીતંત્રે તૈયારી કરી છે તેમણે ઇદપર્વની ઉજવણી કોઇપણ ભય રાખ્યા વિના કરવાની લોકોને અપીલ કરી રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે ગઇકાલે અનંતનાગ જિલ્લાના બજારોમાં જઇને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો

દરમિયાન દક્ષિણ કમાન્ડના વડા લેફટર્નટ એસ

સૈનીએ મહારાષ્ટ્રની મુલાકાત લઇને ત્યાં ચાલી રહેલા રાહત અને બયાવકાર્યની વિગતો મેળવી હતી

મહારાષ્ટ્ર અને કેરળમાં નાગરિકોને મદદરૂપ થવા ખાસ હેલ્પલાઇનો શરૂ કરાઇ છે

વેંકૈયા નાયડુએ ઝારખંડ સરકારની મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાનો આરંભ કરાવ્યો છે આ યોજના હેઠળ સરકારી યોજનાના લાભો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાશે આ યોજનામાં પાંચ એકર સુધી જમીન ધરાવનાર ખેડૂતોને પાંચથી રપ હજાર રૂપિયા બેંક ખાતામાં અપાશે

આગામી ઓક્ટોબર સુધીમાં ત્રણ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાશે

પ્રદેશ અધ્યક્ષો પક્ષના સાંસદોએ શ્રી રાહલ ગાંધીને અધ્યક્ષપદે યથાવત રહેવાની વિનંતી કરી હતી જા કે શ્રી રાહ્લ ગાંધીએ તેમના નિર્ણય અંગે ફેરવિયારણા કરવાનો ઇનકાર કર્યો હતો

રમતગમત કલ્યાણ સમિતીના સભ્ય લખ્યા કોનવારે આકાશવાણીના ટોક શોમાં ભાગ લેતા આ મુજબ જણાવ્યું હતું

ત્રિપુરા સરકાર સંબંધીતોને ગૃહ રોજગારી તથા શિક્ષણના લાભ આપશે ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે આદિવાસીઓના આર્થિક વિકાસ અંગેની ત્રિપુરા સરકારની દરખાસ્ત ઉપર મંત્રાલય વિચારણા કરશે

સૂર્યપ્રકાશે જણાવ્યું છે કે આકાશવાણી અને દ્વરદર્શન ભારતીય સંસ્કૃતિ અને શાકીય સંગીતના જતનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે દિલ્હીમાં ઓડીશા પત્રકારત્વ પુરસ્કાર સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે સંસદે જ આ બંને સંસ્થાઓને આ બાબતની જવાબદારી સોંપી છે શ્રી સૂર્યપ્રકાશે કોઇપણ સંદેશાને ચકાસ્યા વિના સોશિયલ મિડીયા ઉપર નહીં મૂકવાની અપીલ લોકોને કરી છે

ઇંગ્લેન્ડ સામેની મેયમાં વરસાદનું વિધ્ન નડતા ડકવર્થ લુઇસ નિયમના આધારે ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો